એનઆરસીના રાજય સંકલનકારની કચેરીએ ગુવાહાટીમાં જણાવ્યું હતું કે થાદીમાં નામનો સમાવેશ અથવા સમાવેશ ન થયો હોય તેની વિગતો એનઆરસીની વેબસાઇટ ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુ ડોટ એનઆરસી આસામ ડોટ એનઆઇસી ડોટ ઇન પર જાઇ શકાશે એવી જ રીતે એનઆરસીની યાદીમાં જે નામોનો સમાવેશ કરાયો છે તેની પૂરક યાદીની કોપી એનઆરસી સેવા કેન્દ્રો અને ડેપ્યુટી કમિશ્નરની કચેરીમાં જાઇ શકાશે સર્વોચ્ય અદાલતની દેખરેખમાં એનઆરસીને અદ્યતન બનાવવાની પ્રકિયા રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇરેન્ડિયા દ્વારા હાથ ધરાઇ હતી

તેમની અટકાયત નહીં કરાય અને તેઓ વિદેશીઓ માટેની દ્રીબ્યુનલોમાં અપીલ કરી શકે છે

આસામના નાગરિકો માટે એનઆરસી ખૂબ જ મહત્વ ધરાવે છે

પ્રદેશ ભાજપના અધ્યક્ષ રણજીત કુમાર દાસે આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતયીતમાં આક્ષેપ કર્યો હતો કે મૂળ ભારતીયોને એનઆરસીમાં સ્થાન મળ્યું નથી

કારણ કે સત્તાવાળાઓએ શરણાર્થીઓના પ્રમાણપત્રો માન્ય રાખ્યા નથી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

ગયા મહિનામાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુપોષણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે પોષણ અંગેની જાગૃતિના અભાવના કારણે ગરીબ તેમજ પૈસાદાર પરિવારો કુપોષણનો ભોગ બની રહ્યા છે નીતી આયોગના સભ્ય ડો

પોષણ માસની ઉજવણીનો મુખ્ય હેતુ પોષણયુક્ત આહારનો સંદેશો દેશના દરેક સ્થળે પહોંચાડવાનો છે અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચમાં રાજસ્થાનના ઝુંઝનું ખાતેથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કર્યો હતો

તેમણે વધુમાં કહ્યું કે વિસ્ફોટની તીવ્રતા જાતાં એનડીઆરએફના જવાનોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે દરમિયાન ધૂળેના પ્રભારી મંત્રી દાદા ભુસેએ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા દરેકના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે

ગૃહમંત્રીએ આ દુર્ઘટનામાં જાનહાનિ થઇ છે તે અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે

આજે હૈદરાબાદમાં બેડમિન્ટનની શ્રેષ્ઠ ખેલાડી પી

અને દેશને વધુ ઉંચાઇએ લઇ જવા માટે આ યુવાનો તંદુરસ્ત અને સ્ક્રૂર્તિ વાળા હોથ તે જરૂરી છે

તેમણે કહ્યું કે આતંકવાદનો સામનો કરવો સંગઠિત ગુના સામેની લડાઇ અને સાયબર ગુનો આ ત્રણ મુદ્દા ઉપર ઇન્ટરપોલે ધ્યાન કેન્દ્રિત કર્થું છે

આ બેઠકમાં ગૃહમંત્રીએ મની લોન્ડરીંગ અને કેફી પદાર્થોની હેરાફેરીના દૂષણોને ડામવા લાંબાગાળાની કાર્યયોજના સમગ્ર વિશ્વ માટે ઘડવાની જરૂર ઉપર ભાર મૂક્યો હતો તેમણે રેડ નોટિસ જારી કરવામાં થતા વિલંબ અંગે ચિંતા વ્યકત કરી હતી શ્રી અમિત શાહે રેડનોટીસ ઝડપથી જારી કરાય તો આર્થિક ગુનો કરનાર સામે ઝડપથી કાર્યવાહીમાં મદદ મળશે તેમ જણાવ્યું હતું

ટાંચમાં લેવાયેલી મિલકતોમાં પંજાબમાં આવેલી જમીન અને ચંદીગઢમાં એક બંગલાનો સમાવેશ થાય છે સીબીઆઇ દ્વારા કંપની અને અન્યો સામે દાખલ કરાયેલ એફઆઇઆરના આધારે મની લોન્ડરીંગ પ્રતિબંધક ધારાની જાગવાઇ હેઠળ એન્ફોર્સમેન્ટ વિભાગે તપાસ શરૂ કરી છે

સ્પર્ધાની ફાઇનલમાં શશિકુમાર અને ઓસ્ટ્રેલિયાના જેમ્સ ડકવર્થ વચ્ચે મુકાબલો થશે ઉલ્લેખનીય છે કે શ્રી મુકુંદનો ભારતના ડેવીસ કપ સ્પર્ધાની ટીમમાં રીઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરાયો છે

કરતારપુર કોરીડોર અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેકનિકલ સમિતિની મળેલી બેઠક બાદ ગૃહમંંત્રીએ આ મુજબ જણાવ્યું હતું ટ્વીટર ઉપર ગુરૂગ્રંથ સાહિબજીના પ્રકાશપર્વ નિમિત્તે શુભેચ્છાઓ આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે ગુરૂ ગ્રંથ સાહિબજી સાર્વત્રિક ભાઇચારો શાંતિ અને ન્યાય આધારિત જીવનનો સંદેશો આપે છે

શિવકુમારની મની લોન્ડરીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે પૂછપરછ કરાઇ હતી ગઇકાલે તેમની પાંચ કલાક સુધી પૂછપરછ થઇ હતી કર્ણાટકની વડી અદાલતે નાણાંકિથ તપાસ સંસ્થા દ્વારા સંભવિત ધરપકડ સામે વચગાળાનું રક્ષણ માંગતી શિવકુમારની અરજી ફગાવી દીધી હતી એન્ફોર્સમેન્ટ વિભાગે મની લોન્ડરીંગ પ્રતિબંધક ધારાની જાગવાઇઓનો ભંગ કરીને હવાલાના વ્યવહારમાં કથિત રીતે સંડોવણીના આરોપસર પૂછપરછ માટે હાજર થવા શિવકુમારને સમન્સ પાઠવ્યા હતા